અમારા મોરબીના પ્રતિનિધિ જણાવે છે કે આજે છેલ્લા દિવસે મોટા ભાગની બેઠક ઉપર ઉમેદવારીપત્રો ભરવા માટે ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પહોંચી ગયા છે મોટી સંખ્યામાં સમર્થકો પણ તેમની સાથે જોવા મબ્યા છે અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ જણાવે છે કે વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં ઉમેદવારોનો ફોર્મ ભરવા ભારે ધસારો જોવા મળ્યો હતો અમારા કચ્છ પૂર્વ ના પ્રતિનિધિ જણાવે છે કે રાપર પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે યૂંટણી અધિકારી સમક્ષ ભાજપના ઉમેદવારોએ ફોર્મ રજુ કર્યા હતા

તો બીજી તરફ ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવામાં તકલીફ ન પડે તે માટે ચૂંટણીપંચ દ્વારા સુચારુ આયોજન પણ કરવામાં આવ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયોને સકારાત્મક અસર કરનાર અને સામાજીક સંબંધો સુદ્રઢ બનાવનાર માધ્યમ તરીકે ઓળખાવ્યું છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રેડિયો દિવસની શુભેચ્છાઓ ટવીટર ઉપર આપતા જણાવ્યું હતું કે રેડિયો નેટવર્કનું વિસ્તરણ સતત થઇ રહયું છે

સમાજના વિશાળ વર્ગ સુધી પહોંચ ધરાવતા રેડીયોએ આપત્તિના સમયમાં પણ માહિતીના માધ્યમથી નોંધપાત્ર કામગીરી કરી છે ડીજીટલ આરોગ્ય મિશન કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ડીજીટલ આરોગ્ય મિશનના પ્રારંભિક તબકકા હેઠળ આઠ લાખથી વધુ આરોગ્ય ઓળખપત્રો બનાવવામાં તા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે સ્વાતંત્ર દિવસે આ મિશનની જાહેરાત કરી હતી

રસીકરણ બીજો દેશમાં આરોગ્ય કર્મીઓને કોવીડની રસીનો બીજો ડોઝ આપવાનો આજથી આરંભ થયો

વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ

આ શિબિર ટ્રાફિક પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા નાની દમણ સ્થિત પોલીસ મુખ્યાલયમાં આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ બેડા ના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ એ ભાગ લીધો હતો વધ્ માહિતી આપે છે

ડી આર એફ ની ટીમે કોરોનાના મામલે જનજાગૃતિ અર્થ રેલી યોજી હતી વડોદરાથી એનડીઆરએફની ટીમ કડી ખાતે પાલિકાના કર્મચારીઓ સાથે મળી ભાગ્યોદય હોસ્પિટલ જેવા જાહેર માર્ગ બજાર અને રહેણાંક વિસ્તારોમાં રેલી યોજી હતી

વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડાના સંયુક્ત ઊપક્રમે વઘઇ ખાતે એક ક્ષેત્રીય તાલીમ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વઘઇના સખી મંડળના ચેરમેન શ્રીમતી ભારતીબેન દ્વારા નાગલીની જુદી જુદી મુલ્યવર્ધિત પેદાશ વિશે વિસ્તૃતમાં માહિતી પુરી પાડવામાં આવી નાગલીની મુલ્યવર્ધિત પેદાશ કઈ રીતે બનાવવી તેની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી

પોલીસે આ ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓ પાસેથી પાઇપો ભરેલ ટેમ્પો તથા તેના પાયલોટીંગ માટે મોટર સાયકલ કબજે લીધી હતી

અમારા જામનગરના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર જાનહાનિના કોઇ સમાચાર નથી તેજસ એક્સપ્રેસ મુંબઇ અમદાવાદ તેજસ એક્સપ્રેસ આવતીકાલથી શરૂ કરાશે